ઝડપથી જઇ રહેલી ટ્રક શેરડી લઇ જતી ટ્રેકટર ટ્રોલી સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવતાં માર્ગની બાજુએ સુતા શ્રમિકોને અડફેટે લીધા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર શ્રમિકો માટે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને બે લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ નવસારીના ચીખલી નજીક સૌલધરા ઇકો પોઇન્ટ ખાતે હોડી ઊંધી વળી જવાથી પાંચ વ્યક્તિઓનાં થયેલાં મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને જાન ગુમાવનારા મૃતકોને રાજ્ય સરકારની બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે શિવરાજપુર સી

જેમાં અરાઇવલ પ્લાઝા સાયકલ ટ્રેક પ્રવાસી સુવિધા કેન્દ્ર પીવાના પાણીની સુવિધા પાર્કિંગ ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે

આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી કિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી જેમાં મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર સી

અધિકારી ડો

ઐતિહાસિક નગરી દટાથાનું માનવામાં આવેછે જયાં ઉત્અનન હાથ ધરવામાં આવ્યું છે